તેવુ આકાશવાણી સાથે વાત કરતા જિલ્લા આરોગ્ય અધિકારી ડો

ઓ માઢકે જણાવ્યુ હતું

ભૂજની ખારી નદી સ્માશાન ભુમિ અને સુખપર ગામે સ્મશાનભૂમિ પર કોવિડના મૃતદેહને અંતિમ ક્રિયા કરાવવાના વફીવટી તંત્રના અનુ રોધના પગલે હિન્દુ શાસ્ત્રોતીક્ત વિધી દ્રારા કોવિડના દર્દીઓની અંતિમ સંસ્કાર કરાઈ રહ્યા છે

સરકારી કચેરીઓમાં અરજદારોની ભીડ ઘટે તે માટે જરૂરી કામ સિવાય લોકોને આવવા મનાઈ કરાઈ છે આ ઉપરાંત તમામ કચેરીઓમાં શનિ રવિ રજા પણ જાહેર કરાઈ છે સરકારી કચેરીઓની સાથોસાથ બેંકોમાં પણ લોકોની ભારે ભીડ રહેતી હોઈ કચ્છ સહિત બેંકોમાં સ્થિતિ વધુ કથળે નહીં તે માટે બેંકોના કામકાજના સમયમાં ઘટાડો કરવા રજુઆત કરાઈ હતી

જેની આજથી અમલવારી પણ શરૂ થઈ ગઈ છે કચ્છમાં આજે બેંકોની અનેક બ્રાન્યોમાં સવારથી ખાતેદારોની લાંબી લાઈનો જોવા મળી હતી જેના લીધે સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુ થીલોકો હાલે જરૂરી કામગીરી માટે જ આવે તેવી અપીલ કરાઈ રહી છે

પોલ ટેસ્ટ માટેની હવે પછીની તારીખ નક્કી થયે અલગથી જાણ કરવામાં આવશે